તેમણે કહ્યું હતું કે આજના દિવસે બર્લિનની દિવાલ તૂટી હતી આજે કરતારપુર સાહેબ કોરિડોર શરૂ થયો છે અને રામમંદિર નિર્માણનો રસ્તો પણ આજે ખૂલ્યો છે બંધારણના માળખામાં રહીને સૌથી કઠીન સમસ્યા પણ ઉકેલી શકાય છે તેવો દાવો શ્રી મોદીએ આ પ્રસંગે કર્યો હતો

રામમંદિર નિર્માણ તરફ દોરી જતી આ ઘટનાને તેમણે નવા ભારતના નિર્માણ તરફ આગળ વધતું પગલું ગણાવ્યું હતું

પણ સાથો સાથ યુકાદો કહે છે કે સુન્નિવકફ બોર્ડને અયોધ્યામાં જ પાંચ એકર જમીન મસ્જીદ બાંધવા માટે ફાળવવી મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના વડપણ હેઠળની પાંચ ન્યાયાધિશોની બનેલી બેંચમાં ન્યાયાધિશ એસ

બોબડે ન્યાયાધિશ ડી

ચંદ્રચૂડ ન્યાયાધિશ અશોક ભુસણ અને ન્યાયાધિશ એસ

સર્વોચ્ય અદાલતે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે રામ મંદિર બાંધવાનું કામ ટ્રસ્ટ ફસ્તક કરાય અને ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવી તેમાં નિર્મોફી અખાડાને પ્રતિનિધિત્વ અપાય ભારતીય પુરાતત્વ વિભાગના અહેવાલને ટાંકતા આ યુકાદો કહે છે કે ખાલી જમીન ઉપર મસ્જીદ બંધાઇ હોય તેવા પુરાતત્વ પુરાવા મળ્યા નથી અને વિવાદીત ઢાંચો મુસ્લીમ સ્થાપત્યકળા પ્રમાણેનો જણાયો નથી શુક્રવારની નમાઝ અદા કરવાનું આ વિવાદીત સ્થળે યાલુ હતુ એટલે મુસ્લીમ સમાજ પાસે કબજો હોવાનું પ્રસ્થાપિત થતો હોવાનું સર્વોચ્ય અદાલતે માન્યું છે અયોધ્યા કેસ પક્ષકારો પૈકીના ઇકબાલ અન્સારીએ યુકાદાનું સ્વાગત કર્યુ છે જયારે હિંદુ મહાસભાના વકીલ વરૂણ સિંહાએ યુકાદાને ઐતિહાસીક ગણાવ્યા છે સુજ્નિવકફ બોર્ડના વકીલ ઝફરયાબ ગિલાનીએ કહયું છે આ યુકાદાથી તેમને સંતોષ નથી અને આગળ શું કાર્યવાહી કરવી તે થોડા સમયમાં નકકી કરશે સર્વોચ્ય અદાલતના ઇતિહાસમાં સૌથી લાંબી સુનાવણી ચાલી હોય તેવો આ બીજો કેસ છે

પંજાબમાં કરતારપુર કોરિડોર ખૂલ્લો મૂકવા પ્રસંગે યોજાયેલા સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વોચ્ય અદાલતના યૂકાદા વિશે કહ્યું છે કે કોઈની હાર કે કોઈની જીત તરીકે આ યૂકાદાનું મૂલ્યાંકન કરશો નહીં રામભક્તિ હોય કે રહિમ ભક્તિ આ સમય ભારત ભક્તિની ભાવનાને સશક્ત બનાવવાનો છે તેમણે શાંતિ સદભાવ અને એકતા જાળવી રાખવા દેશવાસીઓને અપીલ કરી હતી ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટમાં કહ્યું છે કે આ સર્વસંમત ચૂકાદાને તમામ ધર્મ અને સમુદાય હૃદયપૂર્વક સ્વીકારે અને એક ભારત શ્રેષ્ઠ ભારત જેવો મંત્રો સાર્થક બનાવે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે યૂકાદાને ઐતિહાસિક ગણાવવા સાથે આશા વ્યક્ત કરી છે કે હવે સૌ પક્ષકારો વાદવિવાદ ભૂલી જઈ ભવ્ય રામમંદિરના નિર્માણમાં લાગી જશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અત્યંત લાંબા સમયથી ચાલ્યા આવતા અયોધ્યા વિવાદનો કાયમી અંત લાવતો યૂકાદો આપવા બદલ સર્વોચ્ય અદાલતની ખંડપીઠને અભિનંદન પાઠવ્યા છે તેમણે રાજ્યમાં વસતા તમામ ધર્મના લોકોને અપીલ કરી છે કે સૌ શાંતિ જાળવે અને એખલાસને વધુ મજબૂત બનાવે

તમામ જિલ્લા પોલીસ વડાએ શાંતિ સમિતિની બેઠક અગાઉથી બોલાવી એકતા અને ભાઈયારો જાળવી રાખવા સભાના આગેવનાનોને આગ્રહ કર્યો હતો સોશિયલ મીડિયામાં નફરતભર્યા સંદેશા ફોરવર્ડ થતાં અટકાવવા માટે તંત્ર દ્વારા વિશેષ પગલાં ભરાયા હતા જેને સારો પ્રતિભાવ આપી આમ આદમીએ પોતાની સમજણનો પરયો આપ્યો છે

કૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એય જી

તેમણે જણાવ્યું કે સરકાર લોકોને શુધ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે માટે કટિબધ્ધ છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અગાસવાણ ગામની પ્રાથમિક શાળાનો શતાબ્દી મહોત્સવ આદિજાતી વિકાસમંત્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતુ કે જીવનમાં શિક્ષણનું ખુબ મહત્વ છે શિક્ષણ માત્ર નોકરી મેળવવાનું સાધન નથી પણ માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન કરવાની જડીબુટી છે

રાજ્ય સરકારે અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસી પદ્દામાં સિંચાઈ સુવિધાઓ વધારવા માટે વિવિધ યોજનાઓ અંતર્ગત કરોડો રૂપિયાની ફાળવણી કરી રહી છે

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે રાષ્ટ્રીય સંત દિગંબરમૂનિ મહારાજનું જૈન ભક્તો દ્વારા ભવ્ય સામૈયું કરાયું હતું દિગંબર મૂનિ મહારાજ યાર્તુમાસ પૂરા કરી ગુરૂ સ્થાનક ઇન્દોર જવા રવાના થયા હતા તે દરમિયાન રાજપીપળા ખાતે સ્વાગત કરાયું હતું

પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં વાયુ વાવાઝોડા વખતે તેજ પવનથી ફેલાયેલા પ્લાસ્ટીક સહિતના કચરાને નાગરિકોએ એકત્ર કરી જાતે નાશ કર્યો હતો આ કચરાને કારણે નાગરિકોને અવર જવરમાં મુશ્કેલી પડતી હતી તે નાગરિકોએ જાતે દૂર કરી છે અરવલ્લી જિલ્લાના મોડાસાની આઈટીઆઈ ખાતે એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો હતો જેમાં છ હજાર નોકરી વાંચ્છઓને બોલાવાયા હતા